વૈકેયા નાયડુ આજે ધોરડો ખાતે વિશ્વ પ્રસિધ્ધ રણઉત્સવમાં હાજરી આપશે આજે સાંજે પાંચ વાગ્યે ધોરડો ખાતેના સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અતિથિવિશેષ પદે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તેમજ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને રાજયમંત્રી વાસણ આહિર ઉપસ્થિત રહેશે ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકેયા નાયડુ સફેદ રણમાં ઢળતી સંધ્યાએ સુ ર્યાસ્ત અને ચ્કોદયની દાર્શનિક અનુ ભુતિ કરશે તેમજ રાત્રિ રોકાણ ટેન્ટ સીટી્સાં કરશે

શનિવારે દુધઇ મુકામે અંજારના ધારાસભ્ય અને રાજયના શૈક્ષણિક અને સામાજિક વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે દુધઇ પંચાયત ઘર તેમજ ત્રણ આંગણવાડી કેન્દ્રનું ખાતમૂ ફ ર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલ જાહેરસભાને સંબોધન કરતા રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દુધઇ ગામને તાલુકા મથક જેવી સુવિધાઓ આપવામાં આવી છે જેથી નાગરીકો તેનો ઉપયોગ કરી શકે

તદઉપરાંત રજાના દિવસોમાં પણ બાકી વીજ બીલ સ્વીકારવામાં આવશે માટે વીજ કચેરીઓ ચાલુ રહેશે એમ પીજીવીસીએલની યાદીમાં જણાવાયુ છે આરતીબેન ભદ્દ વ ધ્ધો માટે ઓપીડી સુ વિધા રાજયની સાથે જિલ્લામાં પણ સરકારી હોસ્પિટલમાં આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના સ્ટેટ એન સીડી સેલના કમિશ્નર દ્રારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે

અમુલે લિટરમાં બે રૂપિયા તો મધર ડેરીએ ત્રણ રૂપિથા સુ ધીનો વધારો કર્યો છે જે છ મહિનામાં બીજીવાર કરાચેલો વધારો આજથી અમલી બનશે ડેરીના જણાવ્યા અનુ સાર બિયારણ તેમજ ધાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડુતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

ઉત્તરના પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર હેઠળ પવનની દિશા બદલાઈને ઉત્તર પુ ર્વની થતાં કચ્છમાં પણ ઠંડીના પ્રમાણમાં વિશેષ વધારો થયો છે

હવામાન વિભાગે પારો હજુ વધુ ગગડવા સાથે ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે